હર્ષવર્ધને બિહારના એક્યુટ એન્સીફાલીટીસ સીન્ડ્રોમના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં અઘતન જીવન રક્ષક વ્યવસ્થા સાથેની આઠ એમ્બ્યુલન્સો ગોઠવવાનો નિર્દેશ આપ્યો છે

સી સી

આજે નવી દિલ્હીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતાં શ્રી કોવિન્દે સબ કા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સૂત્રથી પ્રોત્સાહિત થવાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે સરકાર દ્વારા સામાન્ય માણસના જીવનમાંથી દુઃખ દૂર કરીને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે સરકારની પ્રથમ મુદ્દતથી ઉત્સાહિત બનેલા લોકોએ વધુ મજબૂત ટેકા સાથે ફરીથી નરેન્દ્ર મોદી સરકારને ચૂંટી છે તેમણે કહ્યું કે ગૃહમાં અડધા સભ્યો પ્રથમવાર આવ્યા છે તથા અત્યાર સુધીમાં સૌથી વધુ મહિલા સાંસદો ગૃહમાં છે નૂતન ભારતની સંકલ્પનાને આગળ ધપાવવામાં તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિચારો રજુ કર્યા અને ભયમુક્ત માનસ સાથે ગૌરવપૂર્વક આત્મ સન્માનથી લોકો જીવી શકે તેની પર ભાર મૂક્યો શ્રી કોવિન્દે કહ્યું કે નૂતન ભારતનો વિચાર શ્રી નારાયણ ગુરુના સંદેશને પ્રતિબિબિંત કરે છે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના તમામ ખેડૂતોને આવરી લીધા છે તેમણે નાના વેપારીઓને માટેની પેન્શન યોજના પણ મહત્વની ગણાવી તેનાથી ત્રણ કરોડ જેટલા દુકાનદારોને લાભ થશે સરકારે જળ સંરક્ષણ માટે અલગ જળશક્તિ મંત્રાલય રચ્યુ છે તેનાથી જળસંરક્ષણ અને વ્યવસ્થાપન અસરકારક બનશે

યોગ દ્વારા થતા લાભો અંગે લોકોમાં જાગૃતી કેળવવા યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે

રાષ્ટ્રીય સ્તરનો મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની ઉપસ્થિતીમાં રાંચીમાં યોજાશે

સી

ફિક્કી જેવા ઉઘ્ઘોગ સંગઠનો તેમજ સી બી

જેવી શૈક્ષણિક સંસ્થાઓ યોગ દિવસની ઉજવણી નીમીત્તે ઘણા કાર્યક્રમોનું આયોજન કરશે

ચંદીગઢમાં આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ પૂરસ્કારો આપવાની જાહેરાત કરી હતી

આજે મડગાવના રવિન્દ્રભવન ખાતે યોગ તાલીમ નિદર્શનો યોજાઇ ગયા મડગાંવની વિવિધ શાળાઓમાં પણ પૂર્વ તૈયારીના કાર્યક્રમો યોજાયા હતા

આજે સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તેયારીઓ આખરી તબક્કામાં છે

એસ ટી

ના ફાસ્ટ ટેગ વ્યવસ્થા સાથે જોડવા અંગે પણ વિચારણા કરાશે

હર્ષવર્ધને બિહારના એક્યુટ એન્સીફાલીટીસ સીન્ડ્રોમના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં અદ્યતન જીવન રક્ષક વ્યવસ્થા સાથેની આઠ એમ્બ્યુલન્સો ગોઠવવાનો નિર્દેશ આપ્યો છે

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે બિહાર સરકારે ઘેર ઘેર ફરીને સર્વે દ્વારા મળી આવનાર દર્દીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સારવાર અપાવવા સોશીયલ ઓડિટ હાથ ધર્યું છે

આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ ઝાલાને પણ આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે

તેમને મુક્ત કર્યા બાદ પ્રભુદાસનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું

કેન્દ્રીય અન્ન અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે સમયસર લેવાયેલા યોગ્ય નિર્ણયના લીધે તુવેરની દાળની કિંમત એક સપ્તાહમાં સ્થિર થઇ હોવાનું જણાય છે આજે દિલ્હીમાં મળેલી બેઠકમાં શ્રી પાસવાને તેમના મંત્રાલયની વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી

બાંગ્લાદેશ તરફથી સૌમ્ય સરકારે ત્રણ અને એમ

વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આજે દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ સામે લિધેલા દેખાવ પુરતાં પગલાંથી ભારત છેતરાશે નહિ ભારતે અગાઉ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સામે નક્કર કાર્યવાહી કરવી જ પડશે

પંજાબના કેબીનેટ મંત્રી સુખજીંદરસિંહ રંધાવાના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે મેઘાલયના ગૃહમંત્રીને શિલોંગમાં મળીને આ મુદ્દે રજુઆત કરી હતી